વેંકૈયા નાથડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધી અને ત્રણ સંરક્ષણ સેવાઓનાં વડાઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે પૂર્વ રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને આજે રાજાજી માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત લશ્કરી વડા જનરલ એમ

નારવણે ફવાઈદળના વડા એર માર્શલ આર કે એસ ભદૌરીયા નૌકાદળના વડા એડમિરલ કરામબીર સિંહ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિતનાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી આરએસએસના વડા મોફન ભાગવત ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્રીયમંત્રીઓ નિર્મલા સીતારમણ અને હર્ષ વર્ધન કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી અને સીપીઆઈના ડી રાજાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી સામાન્ય લોકો હવે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે

આજે બપોરે તેમની અંતિમ ક્રિયા રાખવામા આવી છે કેન્દ્રીય મંત્રી મંડળે પ્રણવ મુખર્જીના દુખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિની યાદમાં બે મિનિટ મૌન પણ પાળ્યું હતું કેબિનેટ ઠરાવમાં જણાવ્યું હતું કે તેમના નિધન વખતે દેશના એક પ્રતિષ્ઠિત નેતા અને અદ્વિતીય સંસદ સભ્ય ગુમાવ્યા છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના આદરના સંકેત રૂપે સરકારે સાત દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરી છે

સાત વખત સંસદસભ્ય અને દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ભારત રત્ન સન્માનીત શ્રી મુખરજી ખૂબ પ્રશંસનીય અને આદરણીય રાજકીય વ્યક્તિત્વ હતા

કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે સંસદના આ વખતના સત્રના આયોજનમાં નવા ફેરફારો થશે જેમાં સંસદ સભ્યો તથા સંસદના સંકલમાં આવનારા કર્મચારીઓના પરિક્ષણો સામાજિક અંતરની જાળવણી જેવા પગલાંનો સમાવેશ થાય છે

આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ સી

મહાપાત્ર અને ભારત ખાતેના જાપાનના રાજદ્દત સુઝુકી શાતોષીએ ગઈકાલે દિલ્હીમાં આ અંગેના દસ્તાવેજનું આદાનપ્રદાન કર્યું હતું કોવિડ રૂપી સંકટ સામે લડવા આરોગ્ય ક્ષેત્રના કાર્યક્રમ અંતર્ગત ભારતમાં આરોગ્ય સંભાળ સેવાને અદ્યતન બનાવવા આ ધિરાણ સહાય ભારતને આપવામાં આવશે

એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તેમજ તમિલનાડુના સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓનો પરિચય આપવા વેબિનાર યોજાઈ ગયો ચેન્નાઈના કલા ક્ષેત્ર ફાઉન્ડેશનના નિયામક રેવતી રામચંદ્રને વેબિનારમાં યોજાયેલા સંવાદમાં ભાગ લેતાં જમ્મુ વિસ્તારના જાણીતા લોકનૃત્ય ખાસ કરીને રામબન જિલ્લાના થાળી નૃત્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે કાશ્મીરના પરંપરા રઉફ નૃત્યની પ્રશંસા કરી હતી વેબિનારમાં વિવિધ વક્તાઓએ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે બંને વિસ્તારના લોકો એકબીજાના રિવાજો અને સંસ્કૃતિનો પરિચય મેળવે અને તેને બિરદાવે તે જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો

બિહારમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાયન્સ કરતી વખતે શ્રી રવિશંકર પ્રસાદે આ મુજબ જણાવ્યું હતું શ્રી પ્રસાદે જણાવ્યું કે ટપાલ વિભાગ તેના નેટવર્કની મદદથી બિહારના ઉત્પાદનોને દેશના અન્ય સ્થળોએ પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે

પણ આ કામગીરી સલામતીના નિયમો સાથે સાવચેતીપૂર્વક થવી જોઈએ તેમણે કહ્યું કે કોરોના વાયરસ બધી જ ઉંમરના લોકોમાં ઝડપથી ફેલાઈ શકે છે આથી જ છૂટછાટ આપનાર દેશોએ વાયરસને નિયંત્રણમાં રાખવામાં પણ એટલી જ ગંભીરતા દાખવવી પડશે દિવ્યાંગ પુરસ્કાર ભારતના પેરા સ્વીમર સત્યેન્દ્રસિંહ લોહિયાએ રમતગમત ક્ષેત્રે ગૌરવપ્રદ સાહસ પુરસ્કાર મેળવનાર દેશના પ્રથમ દિવ્યાંગ ખેલાડી બનવાનું બહ્માન મેળવ્યું છે

વિશ્વ દિવ્યાંગ દિવસે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુએ સત્યેન્દ્રસિંહ લોહિયાને શ્રેષ્ઠ ખેલાડીનો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કર્યો હતો જયશંકર અમેરિકા ભારતે કોરોના પછીના સમયગાળામાં વેપાર કરવામાં સુગમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા દેશનું અર્થતંત્ર ગતિશીલ બની રહ્યું છે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચની બેઠકમાં જણાવ્યું હતું કે કોરોનાના લીધે બધા ડિજીટલ સ્વરૂપે જોડાયા છે તેમણે કહ્યું કે ભારતે એવા મિત્ર દેશ શોધી કાઢ્યા છે જેમના ઉપર સંકટકાળમાં વિશ્વાસ મૂકી શકાય વિદેશમંત્રીએ કહ્યું કે ભારત અમેરિકા વચ્ચેના સંબંધી ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બન્યા છે

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

એવી જ રીતે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના સ્થળોએ સિનેમા હોલ સ્વિમીંગ પુલ થિયેટરો મનોરંજન આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ સિવાયની બધી જ પ્રવૃત્તિઓને મંજૂરી અપાશે